જી પી કોસ્ટલ સિક્યૂરીટી જેવો હોદ્દો ઉભો કરાયો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

દરિયાઇ સુરક્ષા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું છે કે રાજ્યમાં દરિયાઇ માર્ગે કોઇ પણ પ્રકારની શંકાસ્પદ હેરાફેરી ન થાય તે માટે દરિયાઇ સુરક્ષાનું સીધુ મોનિટરીંગ હવેથી એડિશનલ ડીજીપી અને ડીજીપી કક્ષાના અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું છે કે દરિયાઇ કામગીરીના સુપરવિઝન માટે આઇ

કોસ્ટલ સિક્યુરીટીની તમામ કામગીરી એડીશનલ જી

મરીનને સોંપાશે

નું નામ બદલીને હવે એ

કોસ્ટલ સિક્યુરીટી રખાશે

જી પી

જી પી કમાન્ડો ફોર્સ રાખવામાં આવ્યું છે જેનું મુખ્ય મથક અમદાવાદ રહેશે દમણ જળસંચય કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મરવડ જૂથ ગ્રામ પંચાયતની ગ્રામસભા યોજાઇ ગઇ જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી વર્ષાજળ સંચય માટે મળેલા અંગતપત્રનું વાંચન કરવામાં આવ્યું હતું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

સોલંકી લોકસભા અમદાવાદ પશ્ચિમના સંસદસભ્ય ડોક્ટર કિરીટ સોલંકીએ ડોકટરોને તેમના દર્દીઓને દવા લખી આપતી વખતે વધુને વધુ જેનરિક દવાઓ લખી આપવા માટે સૂચના આપવા સરકારને અનુરોધ કર્યો છે આજે લોકસભામાં લોકો માટે મહત્વપૂર્ણ મુદ્દાઓમાં જેનરીક દવાનો મુદ્દો ઉઠાવી આ પ્રમાણે માગણી કરી હતી સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લોકોને સસ્તા ભાવે જેનરીક દવાઓ ઉપલબ્ધ કરાતાં તે લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે ત્યારે આ સસ્તાભાવના દવાનો લોકોને વધુને વધુ લાભ મળે તે માટે ડોક્ટરો દર્દીઓને આવી દવાઓ લખી આપે તે ખૂબ જ જરૂરી છે

કોહલીએ જણાવ્યું હતું કે સાહિત્યના માધ્યમથી સમાજને શ્રેષ્ઠ દિશા તરફ વાળી શકાય છે જાણીતા સાહિત્યકાર અને કટાર લેખક ડો ચંદ્રકાન્ત મહેતાના પાંચ પુસ્તકોનું રાજભવન ખાતે વિમોચન કરતા રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે ચંદ્રકાન્ત મહેતાની કલમે કંડારવામાં આવેલા લેખન દ્વારા ગુજરાતી અને હિન્દી ભાષા સમૃદ્ધ બની છે આ પ્રસંગે ચંદ્રકાન્ત મહેતાએ જણાવ્યું હતું કે હું રક્તથી રંગાયેલી કલમને બોલીને જીવનનું ભાથુ આપતો લેખક છું સમાજને વધુ સારી દિશા તરફ વાળી નવી રાહ ચિંધવાનો મારો પ્રયાસ રહ્યો છે રાજભવન ખાતે યોજાયેલા પુસ્તક વિમોચન કાર્યક્રમમાં પાંચ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં તમે જ તમારા ભાગ્યવિધાતા શિક્ષણની પ્રદક્ષિણા જીવનપંથની પેથોલોજી સંસારની ઓટોગ્રાફી અને અંતઃકરણની એન્જીઓગ્રાફી પુસ્તકોનો સમાવેશ થાય છે

ગુજરાતના વડી અદાલતે ગેરલાયક કરેલા ધારાસભ્ય બારડની અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી નીચલી અદાલતે કરેલી સજા ઉપર મનાઇ હુકમ આપ્યો છે લાઇમ સ્ટોન ચોરીના એક દાયકા જુના કેસમાં ગિર સોમનાથ જિલ્લાની સુત્રાપાડા કોર્ટે ભગવાન બારડને દોષિત ઠરાવી બે વર્ષના સજા ફટકારતા ગઇ પાંચમી માર્ચ વિધાનસભાના અધ્યક્ષે તેમને ગેરલાયક જાહેર કર્યા હતા વેરાવળ સેસન્સ કોર્ટ દ્વારા સજા સામે મનાઇ હુકમ આપવાની વારંવારની માગણી હુકરાવી દેવાતા ગઇકાલે શ્રી બારડે વડી અદાલતમાં દાદ માગી હતી જેના પ્રતિભાવમાં ન્યાયમૂર્તિ એસ

વોરાએ તેમની અરજીના નિકાલ સુધી નીચલી અદાલતની સજા સામે મનાઇ હકમ આપ્યો હતો આ અગાઉ સર્વોચ્ચ અદાલતે ગઇ પહેલી એપ્રિલે ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી તાલાલા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ઉપર રોક લગાવી હતી

પ્રસ્તુત છે સુરેન્દ્રનગર જિલ્લાનો રિપોર્ટ

રાજકોટ જામનગર અને અમરેલી જિલ્લાની વિવિધ સંસ્થાઓની એક હજાર મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ આજે વિધાનસભાની મુલાકાતે આવી હતી જેમની સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સીધો સંવાદ સાધી સી એમ કોમન મેનનું આગવું દ્રષ્ટાંત પુરૂં પાડ્યું છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં મહિલા બાળકલ્યાણ તેમજ કન્યાશિક્ષણ માટે રાજ્યના બજેટમાં વિશેષ જોગવાઇ કરી વ્હાલી દિકરી જેવી કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે